આ વિધેયકનો ઉદેશ્ય ચોક્કસ સમુદાયના સ્થળાંતર કરીને આવેલા ગેરકાયદેસર રીતે રહેતા લોકોને છૂટ આપવા હાલના કાયદામાં સુધારણા કરવાનો છે

આ છ સમુદાયોમાં હિન્દુ શીખ બોધ્ધ જેન પારસી પ્રિસ્તી લોકોનો સમાવેશ થાય છે આશુતોષ અંતાણી વિધાનસભા સત્ર ગાંધીનગર ખાતે વિધાનસભાના ત્રણ દિવસના સત્રનો આજથી પ્રારંભ થયો છે સત્રની પહેલી બેઠકની શરૂઆત દિવંગત સભ્યોને શ્રધ્ધાંજલી સાથે થઈ હતી પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખ પૂર્વ મંત્રી વિઠ્ઠલ રાદડિયા સભ્ય ડાહ્યાભાઈ પટેલ વ્રજલાલ ધણાંક મુંદરા તલાુકા માજી ધારાસભ્ય ગોપાલભાઈ ધુવાને ગૃહ દ્વારા શોકાંજલિ પાઠવવામાં આવી હતી ત્યારબાદ ગુજરાત સૂક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યોગ સાહસ વિધેયક અને ગુજરાત વિદ્યુત શુલ્ક વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું બીજી બેઠકમાં તારાંકિત પ્રશ્નોતરી યોજાઈ જેમાં સામેલ વિભાગોમાં સામાન્ય વહીવટ વિભાગ ઉઘોગ ગ્રહ શહેરી વિકાસ બંદર ખાણ ખનીજ માહિતી પ્રસારણ પેટ્રોકેમિકલ ક્લાઈમેટ ચેન્જ આયોજન સાયન્સ અને ટેકનોલોજી જળસંપતિ મહેસુલ પાણી પુરવઠો પશુપાલન પોલીસ હાઉસીંગ સરહદ સલામતી નશાબંધી સ્વેચ્છીક સંસ્થાઓનું સકલન વગેરેનો સમાવેશ થાય છે આશુતોષ અંતાણી કોંગ્રસ નેતાની અટકાયત ગાંધીનગર ખાતે વિધાનસભાને ઘેરાવ કરવા નીકળેલા કોંગ્રેસ કાર્યકરો તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે વિધાનસભા ભવન તરફ કુચ કરવા નીકળેલા કોંગ્રેસ કાર્યકરોને આગળ વધતા રોકવા માટે પોલીસે સમજાવટનો આશરો લીધો હતો પરંતુ દલીલબાજીમાં વાતાવરણ ઉગ્ર બનતા છેવટે વોટર કેનોનનો ઉપયોગ કરાયો હતો પોલીસ તંત્રના સુત્રો જણાવે છે કે કોંગ્રેસ પક્ષને જાહેરસભા યોજવા માટે પરવાનગી આપવામાં આવી હતી પરંતુ સભા યોજવાને બદલે રેલી કાઢી વિધાનસભાને ઘેરાવ કરવાની કોશિશ થતા પોલીસ સખત બની હતી અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભરતી માટે લેવાતી પરીક્ષામાં ગેરરીતિ મહિલાઓની સલામતી કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતોને સહાય જેવા મુદ્દા ઉપર સરકારને ભીડાવવા માટે કોંગ્રેસ દ્વારા આજે પ્રયાસ થયો હતો પરંતુ પોલીસની કડક કાર્યવાહીથી રેલીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો

જેના લીધે ખેડૂતોમાં અને જિલ્લા ખેતીવાડી વિભાગમાં ચિંતા પ્રસરતી છે આ તીડને નિયંત્રણમાં લેવા સીમા સુરક્ષા દળના અધિકારીઓએ પ્રયાસ આદર્યો છે સરહદે નાના તીડના બચ્યા ઉડીને ભારત બાજુ આવતા હોવાનું સીમા સુરક્ષા જવાનોએ જિલ્લા વહીવટીતંત્રને કહેતા વહીવટીતંત્રએ પણ તીડના બચ્ચાઓને નિયંત્રણ કરવાના પ્રયાસ શરૃ કર્યા છે

કર્મચારીઓએ પોતાની માગણીઓ અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું આશુતોષ અંતાણી આરોગ્ય કર્મચારી રેલી પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ એમની માગણીના સમર્થનમાં આજે સામુહિક રજા પર ઉતર્યા હતા ભુજ ખાતે આરોગ્ય કર્મચારીઓએ રેલી કાઢી હતી

આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા રાજપૂત સભાના પૂર્વ પ્રમુખ અબડાસાના ધારાસભ્ય ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ કચ્છ જિલ્લા રાજપૂત યુવા સંઘના પ્રમુખ સહિત સમાજના અગ્રણીએ નાગરીકો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા આશુતોષ અંતાણી ભુજઃ માનવ અધિકાર દીનઃ સંમેલન આવતીકાલે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસને અનુલક્ષીને સવારે જિલ્લા મથક ભુજમાં હમીરસર તળાવના કિનારે માયનોરિટી કો ઓર્ડિનેશન કમિટિ કચ્છ ગુજરાત દ્વારા માનવ અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે